ઉત્તરાખંડમાં નમામી ગંગે મિશન હેઠળ છ યોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ શ્રી મોદીએ કહયું કે વિપક્ષ નથી ઇચ્છતો કે દેશનો ખેડુત આઝાદ થાય પ્રધાનમંત્રીએ કહયું કે નવા ત્રણેય કૃષિ ખરડાનો ઉદેશ ખેડુતોને પોતાની ઉપજ દેશભરમાં કયાય પણ વેયવાની આઝાદી આપવાનો છે

કોવિડ રાષ્ટ્રીય દેશમાં કોરોનાના હાલના સારવાર હેઠળના કેસ કરતાં સાડા પાંચ ગણા દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ફર્યા છે

નવી દિલ્હીમાં પ્રસાર માધ્યમોને માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ભારતમાં કોવિડ કેસ દસ લાખની વસતિ દીઠ વિશ્વમાં સૌથી ઓછા છે

જોકે આરોગ્ય સયિવે કહ્યું હતું કે નોંધપાત્ર વસ્તી હજી પણ સંવેદનશીલ છે અને તેમણે ટેસ્ટ કરાવવા જોઈએ

દરમિયાન નીતિ પંચના સભ્ય વી કે પૌલે કહ્યું કે ભારતે રોગયાળા પર મોટી હૃદ સુધી પહોયીને તેને નિયંત્રણમાં રાખ્યો છે તેમણે લોકોને ખૂબ જ સાવચેત રહેવાની અપીલ કરી છે

શ્રી પૌલે દરેકને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા તાકીદ કરી હતી